તે અવસરનો ઉપયોગ કરવા બધા જ કેન્દ્રિય વિભાગોને અનુરોધ કર્યો છે

સી સી

તે અવસરનો યોગ્ય ઉપયોગ કરવા બધા જ સચિવોને અનુરોધ કર્યો છે ગઇકાલે દિલ્હીમાં કેન્દ્ર સરકારના બધા જ વિભાગોના સચિવો સાથેના સંવાદમાં કેન્દ્રનો દરેક વિભાગ અને દરેક જીલ્લો દેશનું અર્થતંત્ર પાંચ ટ્રિલીયન ડોલરનું બને તે માટે યોગદાન આપી શકે છે તેમણે મેઇક ઇન ઇન્ડિયા પહેલનું મહત્વ સમજાવીને તેને સફળ બનાવવા કાર્ય કરવાની અપીલ કરી હતી પ્રધાનમંત્રીએ દરેક નાગરિકની આશા આકાંક્ષા પૂર્ણ કરવા તથા લોકોના જીવનને સરળ અને સારુ બનાવવા કામ કરવા અનુરોધ કર્યો હતો તેમણે આ હેતુથી જળ મત્સ્યોદ્યોગ તથા પશુપાલનને મુખ્ય કાર્યક્ષેત્ર ઓળખાવ્યા હતા કેબીનેટ સચિવ પી

સંવાદ સત્રમાં સચિવોએ વહિવટી નિર્ણયો કૃષિ જેવા વિવિધ ક્ષેત્રમાં પોતાના વિચારો વિઝનનું આદાન પ્રદાન કર્યું હતું આ બેઠકમાં શ્રી રાજનાથસિંહ સુશ્રી નિર્મલા સીતારામન તથા શ્રી અમીત શાહ સહિત કેટલાક કેન્દ્રિય મંત્રીઓ પણ હાજર હતા

પાકિસ્તાની દળોએ ગઇકાલે સાંજે કોઇપણ ઉશ્કેરણી વિના ગોળીબાર તથા તોપમારો શરૂ કર્યો હતો તેમણે ભારતીય સેનાની ચોકીઓ તથા રહેણાંક વિસ્તારો પર ગોળીબાર શરૂ કરતા ભારતીય સેનાના જવાનોએ પણ વળતો જવાબ આપ્યો હતો

રાજ્યના મંત્રી પિજુરા હઝારીકાએ આકાશવાણીના ટોક શો માં ભાગ લેતા જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગ અટલ અમૃત અભિયાન હેઠળના કાર્ડ ધારકોને બેલાખ રૂપિયા સુધીના અકસ્માત વીમાનું કવચ પુરુ પાડશે અટલ અમૃત અભિયાન હેઠળ આસામ સરકાર ચોક્કસ રોગોમાં નાગરિકોને સારવારની સુવિધા પુરી પાડે છે રાજ્ય સરકારે બાળ મૃત્યુદર તથા પ્રસૂતી વખતે માતાના મૃત્યુદરને ઘટાડવા તેમ જ ચા ના બગીચામાં કામ કરતા શ્રમિકોના કલ્યાણ માટે શ્રેણીબધ્ધ પગલાં લીધા છે રાજ્યમા નવી તબીબી કોલેજો શરૂ કરાઇ રહી છે

આ સૂચિમાં જોઇન્ટ કમીશનર સ્તરના અધિકારી સામે ભ્રષ્ટાચારની ગંભીર ફરિયાદો હતી એવી જ રીતે નોઇડાના એક અધિકારી સામે મહિલાઓની જાતીય સતામણી બાબતે ફરિયાદ થઇ હતી

આર એસ અધિકારી સામે તેમના પોતાના તથા કુટુંબીજોનોના નામે ત્રણ કરોડ રૂપિયાની કિંમતની સ્થાવર જંગમ અસ્કયમતો ધરાવવાનો આરોપ છે

નાયર હોસ્પિટલની ત્રણ મહિલા તબીબો હેમા આહુજા ભક્તિ મેહેર અને અંકિતા ખંડેલવાલે પાયલ તડવીને જાતીય ટિપ્પણી દ્વારા આત્યહત્યા માટે પ્રેરીત કરવાના આરોપસર ગયા મહિને ધરપકડ કરવામાં આવી છે

સી સી વિશ્વકપ ક્રિકેટ સ્પર્ધામાં સાઉથ હેમ્પટનમાં ગઇકાલે વરસાદ થતા દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાઇ રહેલી મેચ રદ કરવાની ફરજ પડી હતી

આજે બ્રીસ્ટલમાં રમાનારી મેચમાં શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો થશે જ્યારે ગુરુવારે ભારત ન્યુઝીલેન્ડ સાથે રમશે

અધિકારીઓના જણાવ્યા મુજબ આ ગામમાં દોગાન સમુદાયના લોકો વસવાટ કરે છે

સત્તાવાર સુત્રોના જણાવ્યા મુજબ આ દુર્ઘટનામાં મકાનના ઉપરના હિસ્સામાં લાગેલી આગને તરત જ નિયંત્રણમાં લેવાઇ હતી આ ઘટના બાદ સંબંધીત સ્થળેથી કર્મચારીઓને સલામત રીતે ખસેડવામાં આવ્યા હતા ન્યુયોર્કના મેયરે આ બનાવ આતંકવાદી કૃત્ય હોવાના આક્ષેપને નકારી કાઢ્યો છે હેલીકોપ્ટર તૂટી પડવાના કારણોની તપાસ હાથ ધરાઇ છે

આ વિજય સાથે જ ભારતે સેમી ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે આકાશદીપસિંહને મેન ઓફ ધી મેચ પુરસ્કારથી સન્માનીત કરાયા છે

મહિલાઓના વિભાગમાં હરીયાણાની ભારતી તથા પૂનમ અપેક્ષા મુજબ સારો દેખાવ કરી રહ્યા છે